સી

ના પૂર્ણ કક્ષાની બેઠકમાં આજે સંબોધન કરશે

આઈ એચ

ના પૂર્ણ કક્ષાની બેઠકમાં આજે સંબોધન કરશે શ્રી મોદી પ્રાદેશિક સહકાર અને વિકાસ અંગે પોતાના વિચારો અને વિઝન પ્રસ્તુત કરશે

શિખર બેઠકનો ગઈકાલે બિશ્કાકમાં આરંભ થયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સુરોનબઈ જીનબેકોવ સાથે આજે દ્વિપક્ષીય વાતયીત કરશે તેઓ ભારત કિર્ગિઝ વેપાર મંચની બેઠકનું ઉદ્ધાટન કરશે દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રીએ ચીન રશિયા અને અફધાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખો સાથે મંત્રણાઓ કરી ફતી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની મંત્રણામાં બંને આગેવાનોએ દ્વિપક્ષીય સંબંધો ફજી મજબુત બનાવવાનો નિર્ણય લીધો ફતો

ચાઈનાની શાખા ભારતમાં શરૂ કરવી જેવા મુદ્દાઓ ઉકેલવામાં સફળતા મળી છે આ ચર્ચામાં પાકિસ્તાન અંગે પણ ચર્ચા થઈ ફતી જેમાં શ્રી મોદીએ પાકિસ્તાન માટે આતંકવાદ મુક્ત વાતાવરણ તૈયાર કરવાની જરૂર ઉપર ભાર મૂક્યો ફતો પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પૂતિન સાથે પણ મંત્રણા કરી ફતી આ બેઠકમાં શ્રી મોદીએ રશિયામાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી પૂર્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી શ્રી ગોખલેએ કહ્યું કે આ બેઠક પછી ભારત રશિયા દ્વિવાર્ષિક બેઠક યોજાશે

શ્રમ અને રોજગાર મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ નવા દરો આગામી પહેલી જુલાઈથી અમલમાં આવશે

યોગદાનનું પ્રમાણ ઘટતા કર્મચારીઓને રાફત મળશે તથા વધુ કર્મચારીઓની ઈએસઆઈ યોજનામાં નોંધણી સરળ બનશે એવી જ રીતે રોજગાર આપનારનું યોગદાનનું પ્રમાણ ઓછુ થતાં આર્થિક જવાબદારી ઘટશે અને વેપારમાં સરળતાનું પ્રમાણ વધશે

એસ આઈ ધારા હેઠળના કર્મચારીને તબીબી વિકલાંગતા અને રોકડ સહિતના લાભો મળે છે

બી આઈ

બી આઈ એ જણાવ્યું છે કે ફરાજી વડે ખરીદાયેલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝની જાણકારી નિયત સમયમાં અપાશે

આ ચર્ચામાં માર્ગો સંદેશા વ્યવહાર જેવા માળખાકીય ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ લાવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી સત્તાવાર થાદી મુજબ માળખાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા આ ક્ષેત્રના કરવેરાનું તાક્કિકિકરણ કરવું તથા અફીં મૂડીરોકાણ વધારવા ટેક્ષ ફી બોન્ડ રજુ કરવા સફિતના સૂચનો અપાયા ફતા

એસ રાધવને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગો માટે અનુક્ષળ વ્યવસ્થા ઉભી કરવા ઉપર ભાર મૂક્વો છે

એલજેપીના મફામંત્રી સત્યાનંદ શર્મા તથા કેટલાક વરિષ્ઠ આગેવાનોએ ગઈકાલે પક્ષમાંથી રાજીનામું આપીને એલજેપી સેક્યુલર નામના નવા પક્ષની રચના કરી છે શ્રી શર્માએ શ્રી રામવિલાસ પાસવાન સામે માત્ર કુટુંબીજનોને મફત્વ આપીને તેમને આગળ વધારવાનો આક્ષેપ કર્યો છે તેમણે એલજેપી પક્ષમાં આંતરીક લોકશાફી નફીં ફોવાનો પણ આક્ષેપ કર્યો છે

ફાલ નૈઋત્યુ ચોમાસુ કેરળના કન્નુર તથા તમીળનાડુના મદુરાઈ સુધી આગળ વધ્યું છે અગાઉ ફવામાન વિભાગે જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડાના કારણે ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી પડી છાં ફવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું ફતું કે સામાન્ય રીતે આ સમયગાળામાં નૈઋત્યુ ચોમાસુ મફારાષ્ટ્રમાં પહોંચી જતું હોય છે પણ ફજી તે દૂર છે

આ બેઠકમાં બિફારના મુઝફફરપુર જિલ્લાના એકવુટ એન્સીફાલીટીસ સિન્ડ્રોમ તથા ગયા જિલ્લામાં જાપાનીઝ એન્સીફાલિટીસ અંગે ચર્ચા થઈ હતી

આ મુદ્દે તેમણે બિફારને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સફ્યોગની ખાતરી આપી ફતી

ફંગામી અધ્યક્ષ એસ વી સી અપ્પલ નાયડુએ ગઈકાલે આંધ્રપ્રદેશ વિધાનસભામાં આ મુજબ જણાવ્યું હતું શ્રી સિતારામને જણાવ્યું ફતું કે પક્ષ પલટા વિરોધી ધારાના અમલીકરણમાં આંધ્રપ્રદેશ એક ઉદાફરણરૂપ રાજ્ય બનવું જાઈએ

હોકી સ્પર્ધાની સેમિફાઈનલમાં ભારત અને જાપાન વચ્ચે આજે મુકાબલો થશે જૂથ એમાં ત્રણ વિજય સાથે ટોચનું સ્થાન મેળવનાર ભારતની ટીમને ફવે સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરવા જાપાનને પરાજય આપવો પડશે આ સ્પર્ધામાં ફાઈનલમાં સ્થાન મેળવનાર ટીમો આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારી એફ

ભારતે પુલ જ્નથમાં રશિયા પોલેન્ડ અને ઉઝબેકિસ્તાનને પરાજય આપ્યો ફતો

વરસાદના કારણે ગરમીનો સામનો કરી રફેલા લોકોને થોડીક રાફત મળી છે

ગઈકાલે ફાફ ટાઈમ સુધી બંને ટીમો એક પણ ગોલ નોંધાવી શકી ન ફતી ભારતના પ્રતાપ લાકરાએ પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કરીને ભારતને સરસાઈ અપાવી ફતી